ગઈકાલે સાંજે સેનાની ત્રણેય પાંખોના અધિકારીઓએ બોલાવેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં એર વાઈસ માર્શલ આર જી

કપૂરે જણાવ્યું હતું કેપાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને આજે ભારતને સોંપવાની જાહેરાત કરી હતી ઉલ્લેખનિય છે કેગઈકાલે પાકિસ્તાનની સંસદમાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને શાંતિના પ્રતિકરૂપે અભિનંદનને ભારત પાછા મોકલવાની જાહેરાત કરી હતી અત્રે જણાવીએ કે આજે ચાર વાગ્યા સુધી અટારી બોર્ડર સુધી પહોચવાની શક્યતા દશવૈહતી પરંતુ હજુ સુધી તેમની રાહ જોવાઇ રહી છે દરમ્યાન સમગ્ર દેશમાં તેમને આવકારવા ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો

જેને પગલે ભવિષ્યને કેન્દ્રમાં રાખીને ટ્રાફિકપર્યાવરણ સહિતના મુદ્દે આયોજન ઘડી શકાશે અને શહેરના અનેક મિલકત ધારકોને સ્પર્શતા પ્રશ્નો ઉકેલાશે તેવી આશા જાગી છે

વહીવટી તંત્રના સુચારૂ અભિગમ સાથે સબસિડીના ચૂકવણામાં પણ વેગ જોવા મળ્યો છે

જેની મદદથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષા કેન્દ્વ સુધી સરળતાથી પહોચી શકશે

આ એપમાં વિદ્યાર્થીને જીપીએસ લોકેશન સર્ચ કરી તેને પરીક્ષા કેન્દ્વ સુધીનો સાચો અને ઓછો સમય લેનારો રસ્તો બતાવશે

તેમજ તેને ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓએ પોતાનો એનરોલમેન્ટ નંબર નાંખવાનો રહેશે અને તે સાથે જ પરીક્ષા કેન્દ્વ અને ત્યાં જવા માટે ઓછો સમય લેનારો રસ્તો દેખાશે